કેન્દ્રીય કૃષિ અને ખેડુતો કલ્યાણમેંત્રી નરેન્દ્રસિંહ તોમેર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નેહ્લ ઠક્કર મુ ખ્યમં ત્રી ફા યર સેફ્ટી મુખ્યમંત્રી વિજયે રૂપાણીએ રાજ્યમાં કોવિડ હોસ્પિટલો સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે જ્યાં પણ ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન નહી થાય એ હોસ્પિટલ સામે કડક પગલા લેવાની સુ યના આપવામાં આવી છે મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્યમાં કોરોનાં ટેસ્ટીંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે

નેહ્લ ઠક્કર ક ચ્છ વરસાદ કચ્છમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભુજ ગાંધીધામ મુન્દ્રા અને લખપતવિસ્તારમાં વરસાદના ઝાપટા થયા હતા છુટો છવાયા ઝાપટાથી ભુજમાં ગઈકાલે સવારથી સાંજ સુધીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ગાંધીધામ મુન્દ્રા અને લખપત વિસ્તારમાં માત્ર ઝાપટા થયા હતા

જેમાં બેકીંગ ક્ષેત્રે કારકિર્દીની તકો અને લોન અંગેનું માર્ગદર્શન વિષય અંતર્ગત નિષ્ણાત તજશ્રો માર્ગદર્શન અને કારકિર્દીને લગતા અન્ય વિવિધ પ્રશ્નો અંગે પણ માર્ગદર્શન આપશે

ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદઘાટન કર્યા બાદ શ્રી મોદીએ કહ્યુ કે સ્વચ્છ ભારત એભિયાન વ્રારો સામાજીકો યેતના અને વ્યવહારમાં કાયમી બદલાવ આવ્યો છે તેમણે કહ્યુ કે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રસ્વચ્છતા પ્રતિ ગાંધીજીએ કરેલા પ્રયાસોને શ્રધ્ધાજલી છે